આ કામો પૂર્ણ થતાં નાગરિકોના સમયની બચત સાથે સલામતી વધશે અને ઇંધણની બચત થશે

લોકસભામાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉઘોગ સાહસિકતા મંત્રી આર

સિંહે આ માહિતી આપી હતી

જો કે ત્યારબાદ ભંડોળમાં ઘટાડો કરવામાં આવ્યો હતો

આસારામ જાતીય શોષણ કિસ્સામાં આસારામની જામીન અરજી સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી છે ન્યાયાધીશશ્રી એન

રમણની ખંડપીઠે આ ચૂકાદો જાહેર કર્યો છે આ અગાઉ ગુજરાત સરકાર દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે આ કેસમાં હાલ સુનાવણી ચાલી રહી છે

અદાલતે જણાવ્યું કે હાલ સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત વડી અદાલતના નિરીક્ષણોની તેના પહર અસર ન થવી જોઇએ ઉલ્લેખનીય છે કે સુરતમાં બે બહેનોનાં જાતીય શોષણના કેસમાં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામે બળાત્કરા અને શોષણની ફરીયાદ નોંધાયેલી છે

તેના મુખ્ય મુદ્દાઓમાં પ્રવાસન થકી રોજગારી અને ચાલુ વર્ષમાં ગિરનાર રોપ વે પ્રોજેક્ટ પૂર્ણ થશે તથા નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન કરી રીંગરોડ બનાવવો તથા તળાવને અમદાવાદ કાંકરીયા જેવું બનાવવું ટ્રાફીક સમસ્યા નિવારવા ઓવરબ્રિજ બનાવવા ઐતિહાસિક સ્મારકોની જાળવણી રોડ ગટરની સફાઈ માટે આધુનિક સાધનો વસાવવા રસ્તા પહોળા કરવા શહેરના મહત્તમ વિસ્તારમાં મહિલાઓ માટે વોશરૂમ બનાવવા ભવનાથમાં ઐતિહાસિક સુદર્શન તળાવનું નવિનીકરણ જેવી બાબતો આવરી લીધી છે લોકોની ફરીયાદો માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શહેરમાંથી પસાર થતા વોંકળાની સફાઈ સીસીટીવી કેમેરા મુકી સુરક્ષામાં વધારો કરવો વપરાયેલા પાણીના નિકાલ માટે સુએજ દ્રીટમેન્ટ પ્લાન્ટ નવું શાક માર્કેટ તથા સિનિયર સિટીઝન પાર્ક શહેરમાં રાત્રી બજાર શરૂ કરવી વિકસિત વિસ્તારમાં ટાઉનહોલ બનાવવા તથા ઉનાળામાં પાણીની તંગી ન પડે તેવું આયોજન જેવી બાબતો દર્શાવવામાં આવી છે

જ્યારે પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા છે

મૃતકોમાં ત્રણ બાળકો સહિત સાત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે જ્યારે ઇજાગ્રસ્તોને ભૂજની જી

પોલીસે ડ્રાઇવર સામે ગ્રુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

ગુરુ શિષ્યના પ્રેમના આ પાવન પર્વ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરના મંદિરો આશ્રમોમાં વિશિષ્ટ આયોજનો કરાયા છે અમદાવાદના ભારતી આશ્રમ કાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે આજે સદ્દગુરુ સમાધિ પૂજન પાદુકા પૂજન સંતવાણી જેવા કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહેશે ભાગવત મંદિર સોલા ખાતે પણ આજે પૂજન ભજન ધૂન અને પ્રવચન જેવા કાર્યક્રમો યોજાશે ભાવનગરના સીતારામ બાપુ આશ્રમ ખાતે પણ ગુરુપૂર્ણિમાની પરંપરાગત ઉજવણી કરાશે જેમાં સવારે ધ્વજરોહણ બપોરે ગુરુપૂજન અને ગુરુ આશીર્વચન જેવા કાર્યક્રમો યોજાશે આજે ગુરુપૂર્ણિમાએ ચંદ્રગ્રહણ છે આ ચંદ્રગ્રહણના કારણે મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અંબાજી મંદિર ખાતે સવારે સાડા સાતે થતી મંગળા આરતી છ વાગ્યે કરવામાં આવી સાંજે સાત વાગ્યાની આરતી બપોરે સાડા ત્રણ કલાકે કરાશે સાંજના સાડા ચાર વાગ્યા બાદ મંદિર બંધ રહેશે સોમનાથ મંદિર ખાતે બપોરે ચાર વાગ્યાથી કોઈપણ પૂજા વિધિ કરાશે નહિ સાંજની આરતી પણ કરાશે નહિ

ચાતુર્માસ દરમ્યાન જૈન સાધુસંતો એક જ સ્થાને ચાર માસ રહીને શ્રાવક શ્રાવિકાઓને તપ આરાધનાનું માર્ગદર્શન આપશે રાજ્યભરના જૈન સંઘો ઉપાશ્રયોમાં ગઇકાલથી સાધુ ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાનનો પ્રારંભ થયો છે જૈન સંઘો દ્વારા ગઇકાલ ચોમાસી ચોદશની વિશિષ્ટ આરાધના કરાઇ હતી

સાધુ સાધ્વીજીઓની શોભાયાત્રા નગરમાં ફરી ત્રિસ્તુતીક જેન ઉપાશ્રય પહોંચી હતી